પણજી ખાતે યોજાયેલ પશ્ચિમ વિભાગીય પરીષદમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ ઉપસ્થતિ

શ્રી શાહે બેઠકમાં ઉપસ્થિતોને આવકારતા જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો તથા બે રાજ્યો વચ્ચેના મુદ્દાઓ સર્વસંમતીથી ઉકેલાશે તેમણે દેશના સમવાયા માળખાને મજબૂત બનાવવા ચર્ચાના અંતે સર્વસંમતીથી નિર્ણય લેવા ઉપર ભાર મૂક્યો હતો ગ્રહમંત્રીએ જણાવ્યું હતું કે દેશના જી ડી પી

આ બેઠક આરોગ્ય સલામતી તથા સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને વિચારોના આદાન પ્રદાન માટે મંચ પૂરો પાડે છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ દમણ તથા દાદરા અને નગર હવેલીના પ્રતિનિધીઓએ આજની બેઠકમાં ભાગ લીધો હતો આ બેઠકમાં ગરીબો માટે આવાસ બનાવવા અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં બેંકોની સુવિધા આપવા રાજ્યો વચ્ચેના જમીન હસ્તાંતરણના કેસો માટે કેન્દ્ર સરકાર પાસેના વધારાની જમીનની ફાળવણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી ગૃહમંત્રી અમિત શાહે કેફી પદાર્થોના વેચાણ તથા ગૂનાઓ બાબતે કડક નીતિ અપનાવવા રાજ્યોને અપીલ કરી હતી નડિયાદ પ્રગતિ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર વતી રૂ

ગુજરાત વિધાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઈ દેસાઈ તથા કલેક્ટરશ્રી સુધીર પટેલે ચારેય મૃતક જનોના પરિવારોને રૂ સોળ લાખના ચેક અર્પણ કર્યા હતા આ ઉપરાંત નડિયાદ શહેરમાં ભારે વરસાદને કારણે હરિઓમ નગર વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પરમારના પરિવારજનોને રાજ્ય સરકાર વતી રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવી છે

આ આવાસો જર્જરીત થતા તમામ આવાસોને તોડી પાડવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ યોજના હેઠળ અધ્યત્તન સુવિધાસભર આવાસોનું નિર્માણ કરવા માં આવશે તે માટેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે હાલમાં પ્રગતિ એપાર્ટમેન્ટના રહીશો પાસેથી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે પ્રગતિ એપાર્ટમેન્ટનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતા ચારના કાટમાળમાં દબાઈ જતા મૃત્યુ થયા હતા રાજ્યભરમાં આવતીકાલે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલ કી ના નાદ સાથે કૃષ્ણ મંદિરો ગૂંજતા થશે

દ્વારકા જગત મંદિરને રંગબેરંગી આકર્ષક રોશની અને ફૂલોથી શણગાર્યું છે

ડાકોર અને શામળાજી મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિશેષ આયોજન કરાયા છે અમદાવાદના કૃષ્ણમંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો સહિતના વિશેષ આયોજનો કરાયા છે

શ્રૃંગાર આરતી અખંડ કિર્તન મહાઆરતી સહિતના કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભાડજના હરિકૃષ્ણ મંદિરમાં આવતીકાલે મહાઅભિષેક તેમજ હિંડોળા મહોત્સવ યોજાશે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાતમ આઠમના લોકમેળાઓ યોજાઈ રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે મલ્હાર મેળાને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકમેળામાં સંસ્કૃતિ પરંપરા ઉત્સાહ અને આધુનિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે

એટલે કે મેળામાં પાન મસાલા સીગારેટ બીડી અને તમાકુના ઉત્પાદનના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે વિશેષમાં પ્લાસ્ટીક ફ્રી રાખવાની પણ તાકીદ કરાઇ છે મેળામાં ખાણી પીણીના સ્ટોલમાં પણ બીજી વખત ઉપયોગ થઇ શકે તેવી જગ્યાએ પૂંઠાની વસ્તુઓ અને નાશ થઇ શકે તેવી વસ્તુમાં ખાણીપીણી આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

ભારતીય પરંપરા અનુસાર ભગવાન ગણેશની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને મેળાની શરૂઆત કરાઈ મેળો શરૂ થતાં ની સાથે જ પ્રજાજનોના ટોળે ટોળા ઉમટ્યા દરમિયાન ભાવનગર ખાતે આજથી જવાહર મેદાન ખાતે લોકમેળાનો રંગારંગ પ્રારંભ થશે

આ વર્ષે લોકમેળામાં અવનવી યાંત્રિક રાઇડ્સ સાંસ્કૃતિક કાર્યક્રમો ખરીદી માટેના વિવિધ સ્ટોલસ તથા સેલ્ફી ઝોન વગેરે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે

તેમજ સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજ્યના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે તેમજ વિવિધ સાંસ્ક્રતિક કાર્યક્રમોના આયોજનો થશે આ લોકમેળાની પૂર્વ તૈયારીઓની રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ગઇકાલે રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડચું હતું જામનગર ખાતે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગઇકાલે લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો લોકમેળાને ખુલ્લો મૂકતાંની સાથે જ શહેરની જનમેદની મેળાને માહલવા માટે ઉમટી પડી હતી કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગઇકાલે મહેસાણા ખાતે ઓ

ના નવા પ્રોજેક્ટ માટે આવ્યા હતા

કેન્દ્રોની મુલાકાત લઇને તેનું નિરીક્ષણ કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સૌથી વધુ તેલ મહેસાણામાંથી નીકળે છે જે વાર્ષિક બે મિલીયન મેટ્રીક ટન થવા જાય છે તેલના ઉત્પાદનમાં મહેસાણાનું સ્થાન મહત્વનું છે તેમણે હજૂ પણ તેલ ઉત્પાદન વધુ વધે તેની સમીક્ષા કરવાનું જણાવ્યું હતું

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ ડીપીઆઈઆઈટીના જાહેરનામા મુજબ શરતો પૂર્ણ કરતા બધા જ સ્ટાર્ટઅપ કરરાહત માટે આપમેળે પાત્ર ઠરશે નહીં

ત્યારબાદ તરત જ મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ ઉપરાંત આકાશવાણીના તમામ કેન્દ્રો પર રાત્રે આઠ વાગે પણ મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાવાનુવાદ સાંભળી શકાશે

ટી

અરજીનો ઝડપથી નિકાલ થાય અને નાગરિકોનો સમય બચે તે માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્વરિત નિકાલનો અભિગમ દાખવીને માહિતી કમિશનર શ્રી દિલીપભાઇ ઠાકર અને રાજ્ય માહિતી કમિશનર શ્રી આર

વરસાણી દ્વારા દર બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓની કલેકટર કચેરી સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સુનાવણી રાખવામાં આવે છે જેના લીધે અરજદારોનો મુસાફરી ભાડા ખર્ચ ઘટે છે અને અધિકારી કર્મચારીઓને આપવા પડતા ટી

નું ભારણ ઘટતા સરકારી તિજોરીમાં નાણાંની બચત થાય છે

રાજ્યમાં ગઈકાલે બનેલા અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગુણાતીપુર રોડ પર ગઈ સાંજે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર બે બાળકોના મોત નિપજ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે

દરમ્યાન ઉના ભાવનગર હાઈવે પર ગઈ સાંજે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બીક સવાર વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે ઘાયલોને સારવાર અર્થે ઉના ખસેડાયા છે અમદાવાદ રેલવે ડીવીઝનના કલોલ રેલવે પોલીસ દળની મહિલા કોન્સ્ટેબલ મંજૂ મલિકે ચીનમાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ અને જ્યુડો સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યા છે ચીનના ચેંગડુ શહેરમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ સ્પોર્ટ્સ મીટ ફાયર ગેમ હરિફાઈ અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ ગઈ

રેલવે ડિવિઝન દ્વારા સુશ્રી મલિકને પ્રશસ્તીપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા